રાજ્યમાં આગામી પહેલી માર્ચથી જિલ્લા અદાલતો શરૂ કરાશે

કેન્દ્ર સરકારે દરિયાકાંઠાની આજુબાજુમાં ફ્લોટિંગ ઇન્ફાસ્ટ્રક્યર ઊભું કરવાની દ્રષ્ટિ સાથે માર્ગદર્શિકા જારી કરી છે

રાજ્યમાં આગામી પહેલી માર્ચથી જિલ્લા અદાલતો શરૂ કરાશે રાજ્યની વડી અદાલતના આ નિર્ણય મુજબ આગામી પહેલી માર્ચથી અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં જિલ્લા અદાલતો શરૂ કરાશે

જોકે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવતી અદાલતો શરૂ કરાશે નહીં રાજ્યમાં કોવિડના કેસમાં થઈ રહેલાં ઘટાડાના પગલે આ નિર્ણય લેવાયો છે

મોટા ભાગના સ્થળોએ ઉમેદવારોએ ફોર્મ જમા કરાવવા સમયે કાર્યકરોને સાથે રાખ્યા હતા કોંગ્રેસ આમ આદમી પાર્ટી તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે આગળ આવતા જાય છે

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે દરેક વોર્ડ માટે ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે

એકથી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે ખર્ચનો મર્યાદા દોઢ લાખ રાખવામાં આવી છે

ગઇકાલે રાજ્યના સાત જિલ્લાઓમાં કોવિડનો એક પણ કેસ નોંધાયો નથી

આ પ્રાદેશિક સમાચાર આપ આકશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છે

આ માર્ગદર્શિકા તમામ દરિયાકાંઠાના ગુજરાત સહિતના રાજ્યો મેરીટાઇમ બોર્ડ્સ મેજર બંદરો ઈનલેન્ડ વોટરવે ઓથોરિટી અને તમામ રાજ્ય સરકારોના મત્સ્યોદ્યોગ વિભાગોને તેમના આગામી પ્રોજેક્ટ્સ માટે મદદરૂપ થશે માર્ગદર્શિકામાં ફ્લોટિંગ જેદ્દી માઇનોર હાર્બર્સ ફિશિંગ હાર્બર અથવા ફિશ લેન્ડિંગ સેન્ટર્સ વોટરડ્રોમ્સ અને દરિયાકાંઠાના વિસ્તારો નદીઓ જળમાર્ગો નદીઓ અને જળાશયોમાં આવી સુવિધાઓના અમલ માટે વિવિધ ટેકનીકલ પાસાંઓ નિર્ધારિત કરવામાં આવ્યા છે મંત્રાલયે ગોવામાં તરતી જેટીઓ સ્થાપવા સાબરમતી નદીમાં વોટર એરોડ્રોમ્સ અને સરદાર સરોવર ડેમ પર દરિયાઇ સેવાઓ માટે સંતોષકારક રીતે કાર્યરત એવા કેટલાક પ્રોજેક્ટનો સફળતાપૂર્વક અમલ કર્યો છે

મોડાસાની જે

શાહ ઇંગ્લીશ મિડિયમ શાળાના ધોરણ છમાં અભ્યાસ કરતાં માલન શ્રીપાલના પ્રોજેક્ટની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન સ્પર્ધા માટે પસંદગી થઈ છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે માલવ શ્રીપાલે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ઇંટોના સરળ ઉત્પાદનનો પ્રોજેક્ટ રાજ્યકક્ષાની સ્પર્ધામાં રજૂ કર્યો હતો પર્યાવરણને બચાવવામાં ઉપયોગી એવા પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ હતી ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદના ઉપક્રમે રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું માર્ગ સલામતી માસ અંતર્ગત ગઇકાલે નડીયાદ ભરૂચ અને છોટા ઉદ્દેપુર જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કેમ્પમાં આવેલા વાહનોની ફિટનેસ ચેક આરટીઓ દ્વારા કરવામાં આવી હતી જ્યારે છોટાઉદ્દેપુર જિલ્લામાં ટ્રાફિક પોલીસ વિભાગ અને જિલ્લાની જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભરૂચ જિલ્લામાં એસટી વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું

જેમાં એક મહિલા સહિત ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા

પોરબંદરની જી એમ સી સ્ક્રલમાં દુકાનદાર વગરની સ્ટેશનરીની દુકાન દ્વારા બાળકોમાં પ્રમાણિકતાનો ગુણ વિકસે તેવા હેતુ સાથે નવતર પ્રયોગ કરવા માટે ખાસ પ્રમાણિકતાની દુકાનનું આયોજન ત્રણ દિવસ માટે રાખવામાં આવ્યું હતું જીવનમાં પ્રમાણિકતા શીખવાની સાથે વ્યવહારમાં મુકવાની બાળકને આદત પડે તે ખુબ જરૂરી છે તે માટે શાળામાં એક પ્રમાણિકતાની દુકાન ઉભી કરવામાં આવી હતી જયાં બાળકો સ્ટેશનરી પ્રોડકટસ પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુ લઇ અને ત્યાં મૂકેલા બોકસમાં જાતે જે તે રકમ યુકવે વિદ્યાર્થીઓને કોઇ અવલોકન ન કરે તો પણ પ્રમાણિક અને સત્ય વ્યવહાર કરવાની સારી ટેવ પાડવાનો એક સરસ પ્રયાસ હતો આ ઉપરાંત બધા બાળકોએ પ્રમાણિકતાની પ્રતિજ્ઞા પણ લીધી હતી રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં લધુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી ઓછું નોંધાયું હતું

તમામ નિયમિત અને રીપીટર્સ વિદ્યાર્થીઓના આવેદનપત્રો ઓનલાઈન જ ભરવાના રહેશે